કેટલાક જિલ્લાઓમાં ડેન્ગ્યુને લીધે મૃષ્ના સમાચાર સામી આવી રહ્યા છે ત્યારે ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે

રાજ્યમાં ડેન્ગ્યુના કેસોમાં થઈ રહેલી વૃધ્ધિની સામે મેલેરિયાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે

ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દાવો કરી રહ્યું છે કે હવે ડેન્ગ્યુના કેસમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે

આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરીક્ષા રદ કરવાના નિર્ણયને મુલતવી રાખયો હોવાની જાહેરાત કરી હતી

ત્યારે મતદાર યાદી ચકાસણી કામગીરી અંગેની વિગત આપતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ

અત્રે જણાવીએ કે લોકોની સુગમતા હેતુ આ કામગીરી માટે બુથવાઈઝ કેમ્પ યોજવાની શરૂઆત કરાઈ છે

ત્યારે લંબાયેલી મુદતમાં મહત્તમ મતદારોને આવરી લેવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે કલ્પના શાહ ફાર્માસિસ્ટોને ચેતવણી મેડિકલ સ્ટોરને લાયસન્સ ભાડે આપીને બીજી કંપનીમાં નોકરી કરતા ત્રણ હજાર ફાર્માસીસ્ટોને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સીલ તરફથી ચેતવણી આપવામાં આવી છે ગેરકાયદે બેવડી નોકરી કરતા ફાર્માસીસ્ટોના લાયસન્સ રદ કરવા સહિત અનેક કડક પગલા લેવામાં આવશે

જેમાં અનેક દવા ઉત્પાદક કંપનીઓના ફાર્મા કર્મચારીઓ પર તવાઈ આવી છે

કુલ્પના શાહ જિલ્લામાં સેવાસેતુ રાજ્યમાં શરૂ થયેલા સેવા સેતુના પાંચમા તબક્કામં કચ્છમાં શહેરી વિસ્તારોમાં આગામી ત્રણ માસ દરમિયાન વિવિધ સ્થળે કાર્યક્રમો યોજાશે